કેન્દ્રિય ગૃહમંત્રી જમ્મુકાશ્મીરના બે દિવસના પ્રવાસ માટે આજે શ્રીનગર પહોંચ્યા છે

જયશંકરે આજે અમેરિકાના સેક્રેટરી માઇક પામ્પીયોને જણાવ્યું હતું કે પ્રતિબંધિત રશિયા સહિતના અન્ય દેશો સાથે વ્યવહાર કરતી વખતે રાષ્ટ્રહિતને લક્ષ્યમાં લેવાશે

આજે નવીદીલ્હીમાં બંને દેશો વચ્ચે દ્વીપક્ષી વાટાઘાટો થઇ હતી

જયશંકરે કહ્યં કે ભારતને ઘણાં દેશો સાથે મિત્રતા છે સંયુક્ત પત્રકાર પરિષદમાં પોમ્પીયોએ કહ્યું કે ભારત અને અમેરિકા મહત્વના ભાગીદાર છે અને બંનેના વિપક્ષીય સંબંધો ઉંચી કક્ષાએ છે ભારત અને અમેરિકાની વ્યૂહાત્મક ભાગીદારી સંબંધોનો ઉલ્લેખ કરી ડો જયશંકરે કહ્યું કે ભારત અને અમેરિકા વચ્ચે વ્યૂહાત્મક ભાગીદારી ખૂબ ઉડી છે અને એકબીજાની વ્યાપક સમજદારી પર આધારીત છે તેમણે કહ્યું કે પોમ્પીયો સાથે ઉર્જા વેપાર અને પેસેફિક પ્રદેશ અને અફઘાનિસ્તાન સાથેની પરિસ્થિતિ અને હિંદ પ્રશાંત ક્ષેત્ર સહિતના મહત્વપૂર્ણ મુદ્દાઓ વિશે વિચારવિમર્શ થયો હતો

જયશંકરે કહ્યું કે પોમ્પીયોએ ઈરાનની બાબતે અમેરિકાની ચિંતાઓથી માહીતગાર કરાયા હતા ઇરાનની બાબતમાં વિદેશમંત્રીએ કહ્યું કે ઇરાન બાબતે ભારતના કેટલાક પોતાના વિચારો છે

જયશંકરે કહ્યું કે હિંદ પ્રશાંત ધારણા શાંતિ સુરક્ષા સ્થિરતા અને ખુશહાલી માટે છે

મોદી સરકાર બીજી વાર સત્તામાં આવ્યા પછી બંને દેશો વચ્ચેના આ પ્રથમ ઉચ્ચકક્ષાની વાટાઘાટો છે

લોકોની આકાંક્ષાઓને પૂરી કરવા લોકસભાનું કામકાજ સરળતાથી ચાલે તે જોવા પણ સલાહ આપી છે રાજ્યસભામાં રાષ્ટ્રપતિના ઉદબોધન અંગે આભારદર્શક પ્રસ્તાવનો જવાબ આપતાં શ્રી મોદીએ કહ્યું કે ઉપલા ગૃહમાં વિપક્ષની નકારાત્મકતાનો અનુભવ પ્રજાએ કર્યો છે

તેમણે રાજયોને દેશના આર્થિક વિકાસમાં સહયોગ બનવા અપીલ કરી હતી જયારે વિપક્ષ પર પ્રહાર કરતાં શ્રી મોદીએ કહ્યું કે તેમણે જીએસટી આધાર ટેકનોલોજી ડીજીટલ ટ્રાન્ઝેકશન અંગે સમસ્યાઓ છે તેમણે વિપક્ષને ટેકનોલોજીના ફેરફારો સ્વીકારવા અને નકારાત્મકતા દુર કરવા સલાહ આપી હતી પ્રધાનમંત્રીએ કહ્યું કે ચૂંટણી સુધારા એ સતત ચાલતી પ્રક્રિયા છે શ્રી મોદીએ કહ્યું કે ભારતીય મતદાતા એ પરિપકવ છે અને કોઇએ તેમને ઉતરતા સમજવા જોઇએ નહીં સમયની બચત અને વિકાસ માટેના નાણાં માટે એક દેશ એક ચૂંટણીને સ્વીકારવા રાજકીયપક્ષોને ચર્ચામાં ભાગ લેવા અનુરોધ કર્યો હતો પ્રધાનમંત્રીએ ઝારખંડની લીંન્ચીંગની ઘટના દુઃખદાયક ગણાવી કહ્યું કે જવાબદારોને કડક સજા કરાશે તેમણે કહ્યું કે ભીડ દ્વારા થતી હિંસા એ યોગ્ય નથી અને રાજયનું અપમાન છે શ્રી મોદીએ આયુષ્યમાન ભારત યોજનાને ગરીબો માટે આરોગ્યક્ષેત્રની ક્રાંતિકારી યોજના તરીકે ઓળખાવી હતી તેમજ્ઞે કહ્યું કે બિહારમાં મગજના તાવથી બાળકોના થયેલા મરણ એ કમનસીબ છે શ્રી મોદીએ રાજયસરકાર સાથે કેન્દ્રનો સંપૂર્ણ સહકાર રહેવાનું જણાવ્યું હતું

કેન્દ્રમાં ભાજપના નેતૃત્વ હેઠળ એનડીએ સરકારના બીજી વારના શાસન પછી આ તેમની પ્રથમ મુલાકાત છે ગૃહમંત્રીએ ઉચ્ચકક્ષાની એક બેઠક બોલાવી હતી

પહેલી જૂલાઇના રોજ અમરનાથ યાત્રાનો પ્રારંભ થશે

ગૃહમંત્રી ભાજપના કાર્યકરો અને પંચાયત સભ્યોને અલગ અલગ રીતે સાંજે મળશે તેઓ કેટલાક પ્રતિનિધિમંડળને પણ મળશે આ ઉપરાંત કાશ્મીર પ્રદેશમાં આતંકવાદીઓ દ્વારા હત્યા કરાયેલ ભાજપ કાર્યકરોના પરિવારોને પણ મળશે

આજે સભાગૃહમાં સભ્યોના પ્રશ્નનો લેખિતમાં જવાબ આપતાં તેમણે વ્ધુમાં એવી માહીતી આપી કે રાજય સરકારો સાથે આ અંગે જરૂરી સમજૂતી કરાર કરવામાં આવ્યા છે રાજય સરકાર નિઃશુલ્ક જમીન અને બાંધકામ માટેની અંદાજપત્રમાં જોગવાઇ કરશે

સૈનિકશાળાઓના કેડેટ્સ નેશનલ ડીફેન્સ એકેડેમી અને ઇન્ડિયન નેવલ એકેડેમીમાં ટેકનિકલ એન્ટ્રી સ્કીમ હેઠળ જોડાઇ રહ્યા છે તે એની ક્ષમતાનો પુરાવો છે

આ શિખર પરિષદનો વિષય ભાવિ સમાજ માટે માનવીય કેન્દ્રબિંદુ છે ફૂડ સિક્યોરીટી ઉજા સલામતિ નાણાંકિય સ્થિરતા આતંકવાદી સંબંધિત મુદ્દાઓ ડીજીટલ અર્થતંત્રમાં નવી શોધો અને આર્ટીફિસિયલ ઇન્ટેલિજન્સ અંગે ચર્ચા થશે પૂર્વ કેન્દ્રિયમંત્રી સુરેશ પ્રભુ પ્રધાનમંત્રીના શેરપા રહેશે

આજે લોકસભામાં પ્રત્યુત્તર આપતાં સંચારમંત્રી રવિશંકર પ્રસાદે કહ્યું કે અત્યારસુધી છ દરખાસ્તો મળી છે તેમાં ચીનની ઝેડટીઇ અને હ્યુવૈઇનો સમાવેશ થાય છે તેમણે ઉમેર્યું કે ફાઇવ જીની દરખાસ્તો ટેલિકોમ સર્વિસ પ્રોવાઇડરના લાયસન્સથી થશે મંત્રીએ વધ્ધમાં જણાવ્યું કે પ્રિન્સીપલ સાયન્ટીફીક એડવાઇઝર હેઠળ કમિટીની રચના કરાઇ છે અને તે આ અંગેના મૂદ્દાઓ અંગે ભલામણ કરશે

ભારતનેટ પ્રોજેક્ટ હેઠળ દેશની અઢી લાખ ગ્રામપંચાયતોને આ કનેક્ટીવીટીની સુવિધા મળશે

અને એક લાખ ગ્રામપંચાયતો માટે આ સુવિધા તૈયાર રખાઇ છે

તેઓ કુદરતી સ્રોતોના પાણીના સંગ્રહનું આયોજન કરશે

આ અભિયાન પહેલી જુલાઇથી આરંભ કરાશે પર્સનલ મંત્રાલયે આ અંગેના હુકમો જારી કર્યા છે આ અધિકારીઓ ગ્રાઉન્ડ વોટરના તજજો એન્જિનિયરો સાથે કામ કરશે આ ટીમો આવા જીલ્લાઓની ઓળખ કરશે અને તેનું સંકલન કરીને જળ સંગ્રહ અંગેના પગલાં લેશે

વૈંકેયા નાયડુએ નાણામંત્રી નિર્મળા સીતારમણને આયાત નિકાસ નીતીની સમિક્ષા કરવા અને ખેડૂત સમુદાય હિતોને જાળવવાની સલાહ આપી હતી શ્રીમતી સીતારામન આજે નવી દીલ્હીમાં વૈકેયા નાયડુના નિવાસસ્થાને મળ્યા હતા મુલાકાત દરમ્યાન શ્રી નાયડુએ આગામી અંદાજપત્રને અનુલક્ષીને કેટલાક સૂચનો કર્યા હતા